પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે સવારે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓડીશામાં આઇઆઇએમ સંબલપુરના કાયમી પરીસરનો શિલાન્યાસ કરતા જણાવ્યું કે આજના સ્ટાર્ટઅપ ભવિષ્યમાં બહ્રાષ્ટ્રીય કંપનીઓની શરૂઆત છે

રસીકરણના પુર્વાભ્યાસનો આજે સવારે પ્રારંભ થયો છે કેન્દ્ર સરકારે ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને દિવ્યાંગ વળતર યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે સરકારે આઠ જાન્યુઆરીથી ભારત અને બ્રિટન વચ્ચે વિમાન ઉડૃયનો ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે ખેડુતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજી ચાલુ રાખી છે

ખેતીથી અવકાશ ક્ષેત્ર સુધી સ્ટાર્ટઅપ વધી રહ્યો છે

નવા વર્ષના પ્રથમ દિવસે ગઇકાલે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના રાજકોટ સહિત છ શહેરોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ કહ્યું શ્રી મોદીએ કહ્યું કે જનકલ્યાણ માટે લાઈટહાઉસ પ્રોજેક્ટ આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે અને આનાથી શહેરોની આવાસની જરૂરિયાતો પુરી કરવામાં મદદ મળશે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે છ લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશમાં આવાસ નિર્માણ ક્ષેત્રને નવી દિશા બતાવશે

આ તબકકાના પ્રતિભાવોના આધારે આજના પુર્વાભ્યાસમાં વધુ સુધારા કરાયા છે આ પુર્વાભ્યાસમાં વાસ્તવમાં રસી આપવા સિવાયની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાય છે જેથી વાસ્તવિક રસીકરણ કામગીરી વખતે કેવી મુશ્કેલીઓ આવી શકે તેની ઓળખ કરીને રસીકરણની કામગીરી વધુ અસરકારક બનાવી શકાય

સંયુકત રાષ્ટ્રની સલામતી સમિતિમાં સ્થાન મળ્યા બાદ ભારત વૈશ્વિક શાંતી સુરક્ષા અને સમાનતાને આગળ વધારવા માટે અન્ય સભ્ય દેશો સાથે મળીને કામ કરશે બુટાસિંહ અવસાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બુટાસી હના અવસાન પર દુખ વ્યકત કર્યુ છે

પ્રધાનમંત્રીએ ટવીટ સંદેશામાં જણાવ્યું કે તેઓ એક ઉત્તમ વહીવટકર્તા હતા કે જેમણે હંમેશા ગરીબ લોકો માટે કાર્ય કર્યા ઉલ્લેખનીય છે કે બુટાસિંહ આજે દિલ્હીની એઇમ્સ ખાતે અવસાન પામ્યા છે

કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

દિવ્યાંગ વળતર કેન્દ્ર સરકારે ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને દિવ્યાંગ વળતર યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે જો કોઇ કર્મચારી સેવા દરમિયાન શારીરીક ઇજાગ્રસ્ત થાય અને તેની સેવાઓ દિવ્યાંગ થયા બાદ પણ યાલુ રહે તેવી સ્થિતિમાં દિવ્યાંગ વળતર યોજનાનો લાભ મેળવી શકે છે કર્મચારી બાબતોના રાજયમંત્રી જીતેન્દ્રસીંહે ગઇકાલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ફરજ દરમિયાન કર્મચારીઓ માટે ભેદભાવભર્યા નિયમો દુર કરવાના શકય તમામ પ્રયાસો કરી રહી છે જેનો મુખ્ય ઉદેશ્ય સરકારી કર્મચારીઓના જીવનને સેવાનિવૃતિ બાદ પણ સુખદ બનાવવાનો છે આ નિર્ણયથી કેન્દ્રીય સંશસ્ત્ર પોલીસ દળ સીઆરપીએફ બીએસએફ સીઆઇએસએફ ના જવનોને મોટી રાહત મળશે કે જેઓ તેમની ફરજ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે

ભારતમાંથી માત્ર દિલ્હી મુંબઇ બેંગાલુરુ અને હૈદરાબાદથી વિમાની ઉડાનો રવાના થશે ખરીફ ખરીદી કેન્દ્ર સરકારે ખેડુતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજી યાલુ રાખી છે

આ કુલ ખરીદી પૈકી બે કરોડ બે લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી પંજાબમાંથી કરવામાં આવી છે

તેમણે સરકાર અને ખેડુતો પ્રત્યે સદભાવ વ્યકત કરીને આ સમસ્યાના ઉકેલ માટે બીજા પક્ષો ધ્વારા કરાતા પ્રયાસોને બીરદાવ્યા છે

ઉલ્લેખનીય છે કે એમ